આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરીયાળ ગામો સુધી પહોંચી રહી છે તેમણે સરગવાની ખેતી કરી રહેલા પાટણ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત કામરાજ ભાઈ ચૌધરીના કામની પ્રશંસા કરી હતી કામરાજ ભાઈએ તેમના કામની નોંધ લેવા બદ્દલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને બધા ખેડૂતોને સરગવાની ખેતી કરવા અપીલ કરી હતી

વી રમણ દ્વારા રમણ પ્રભાવની અદભૂત શોધની જાહેરાતથી ભારતીય વિજ્ઞાનમા નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો શ્રી મોદીએ યુવાનોને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે વધુમાં વધુ માહિતી મેળવવા અને સંશોધકની દ્રષ્ટિ કેળવવાનો અનુરોધ કર્યો

દરવર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સહભાગી થઇ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવા શિક્ષકો વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો

વહેલી સવારથી કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના તમામ મતદાન મથકો પર યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે મતદાન મથકો પર પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા પણ જોવા મળ્યા છે સિનિયર સિટીઝન પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે તો રાજ્યના વિવિધ વિસ્તારોમા વરરાજાઓ અને વરવધુઓએ મતદાનને પ્રાધાન્ય આપ્યું હતું આજે સ્થાનિક સ્વરાજની યૂંટણી માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ કેન્રિ થ મંત્રી પરસોત્તમ રૂપાલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા જયેશભાઇ રાદડિયા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા મોરબીના સાંસદ મોહનભાઈ કુંડારિયા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું રાજપીપળા નગરપાલિકાની યૂંટણીમાં વયોવદ્ધ મહિલાઓ મતદાન કરવા આવી પહોંચી હતી

આજે છોટા ઉદેપુર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ગામોમાં લગ્ન પણ યોજાઇ રહ્યાં છે આજે લઝન હોવા છતાં નવદંપતિઓએ મતદાન મથક ઉપર આવી મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અને બીજા મતદારોને પણ મત આપવાની અપીલ કરી હતી